આ પ્રસંગે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

શ્રી કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સુવિધાઓ સંબંધી જાણકારી મેળવીને કોવિડ પોઝિટીવ વોર્ડમાં ફરજ બજાવતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની નિયમિત તપાસ સારસંભાળ અને આરોગ્ય સુવિધાઓને નજરે નિહાળી હતી તેમણે દાખલ દર્દીઓની આસપાસ અને વોર્ડમાં સ્વચ્છતા સમયસર ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વિષે જાતતપાસ કરી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો મંત્રીશ્રીની હાજરીમાં વોર્ડમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા જ્યારે લાઉડસ્પીકર પર ભજનોની સુરાવલિ છેડાતા સૌ દર્દીઓએ તાળીઓ પાડીને સાથ આપ્યો હતો

ઉપરાંત પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી અને સુવિધાજનક સારવાર શક્ય બની છે

એક ટેન્કર ખાલી થાય એ પહેલાં બીજી ટેન્કર આવી પહોંચે છે

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિયારો વ્યક્ત કરશે આવતીકાલે સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે

આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યૂ ટ્યૂબ ચેનલો ઉપર પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ થશે પેટ્રોલિયમ પ્રધાન પત્ર મહેસાણા જીલ્લાના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે કેન્દ્રિય મંત્રીને ઓએનજીસીના માધ્યમથી ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા પેટ્રોલિયમ મંત્રીને પત્ર લખ્યો હતો તેમાં તેમણે લખ્યું હતું કે ઓએનજીસી પાસે ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી ઇન્ફાસ્ટ્રક્યર ઉપલબ્ધ છે તથા તેમણે ગુજરાતમાં જ્યાં જ્યાં ઓએનજીસી કામ કરે છે ત્યાં પ્લાન્ટ ઉભો કરવા ખાસ માંગ કરી હતી જુગલજી ઠાકોરની આ રજુઆતને માન્ય રાખવામાં આવી છે અને ઓએનજીસી ટ્રંક સમયમાં મહેસાણા અંકલેશ્વર અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે

આગેવાનોએ આ જુદી જુદી જવાબદારી સંભાળી લીધી છે અને લોકોને સીધી અને સાચી જાણકારી મળી રહે તેમજ દર્દીઓની સેવા થાય તેવો ખાસ આશય રાખવામાં આવ્યો છે લોકોને માસ્ક પહેરતા કરવા તેમજ સંક્રમણથી બચવાના ઉપાયો પણ આ લોકો સમજાવી રહ્યા છે